તેમણે માળખાંકિય વિકાસ પાંચ ટ્રીલિયન ડોલર અર્થતંત્ર ખેડૂત કલ્યાણ જળસંરક્ષણ જેવી બાબતો પર ભાર મૂક્યો સવા લાખ કીલોમીટરની માર્ગ સુધારણા કરાશે

વિમાક્ષેત્રસંચારમાધ્યમોઅને વિમાન ઉડ્ડયન ક્ષેત્રને વિદેશી મૂડીરોકાણ માટે ખુલ્લું મૂકાશે

પેટ્રોલ અને ડીઝલ પર લીટરદીઠ એક રૂપિયાનો સરચાર્જ લાગુ કરાયો

તેમ જણાવ્યું છે

ધારાધોરણોમાં સુધારો કરાશે જેથી આ ધારાધોરણો રોકાણકારો માટે અનુકૂળ બની શકે

આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર લીટર દીઠ એક રૂપિયાનો માળખાંગત ઉપકર લાગુ કર્યો છે સોના પરની કસ્ટમ જકાત અઢી ટકા વધારી છે અને તે સાડા બાર ટકા કરી છે વ્યક્તિગત કરવેરામાં નાણામંત્રીએ નવી કોઇ કરરાહત જાહેર કરી નથી

ન્યાયાધીશ અરૂણ મિશ્રાની આગેવાની હેઠળની પીઠે વડી અદાલત દ્વારા દોષીઓને હત્યાના આરોપોથી મુક્ત કરવાના આદેશને પડકારતી સીબીઆઇ અને ગુજરાત સરકારની અરજી ઉપર આ સુનાવણી કરી હતી જો કે એનજીઓ સીબીઆઇ દ્વારા પંડચા હત્યાકાંડની અદાલતની નજર હેઠળ ફરીથી તપાસ કરવાની વિનંતી કરતી જનહિતની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી હતી

અને કહ્યું હતું કે આ બાબતે હવે બીજી કોઇ અરજીનો સ્વીકાર કરવામાં નહીં આવે

જેમાં તેમને ફોજદારી કાવતરા હત્યાનો પ્રયાસ અને આતંકવાદ વિરોધી ધારોપોટા હેઠળના ગુનાઓમાં દોષી ઠેરવ્યા હતા નીચલી અદાલતે આરોપીઓને પ વર્ષથી લઇને જનમટીપ સુધીની સજા ફરમાવી હતી